કેન્દ્રીય ચૂંટણી પંચે કોવિડના સંક્રમણને અટકાવવા માટેના નિયમોનું ગંભીરતાથી પાલન કરવા જણાવ્યું છે

ગુરુવારે વિવિધ રાશ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ મહોત્સવનું આયોજન કરવા અપીલ કરી હતી જેથી આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે રાજ્યમાં રસીકરણ અભિયાન ઉત્સવમાં ભાગ લે અને કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન કરે

શ્રી નીતીશ કુમારે લોકોને રસીકરણ માટે આગળ આવવા અપીલ કરી હતી ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચે કોવિડના સંક્રમણને અટકાવવા માટેના નિયમોનું ગંભીરતાથી પાલન કરવા રાજકીય પક્ષોને જણાવીને કહ્યું છે કે આ નિયમોનો ભંગ કરનાર અગ્રણીઓની જાહેર સભા અને રેલીઓ ઉપર પ્રતિબંધ મુકતા તે ખચકાશે નહીં કેટલાંક અગ્રણીઓ જાહેરમાં માસ્ક પહેરતા નથી અને રાજકીય નેતાઓના સ્ટેજ ઉપર બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જળવાતું નથી તે બાબતને ચૂંટણી પંચે ગંભીર નોંધ લઈને બધા જ રાષ્ટ્રીય અને રાશ્યના પક્ષોને લખેલા પત્રમાં યૂંટણી પંચે આવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું છે કે જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવાથી વ્યક્તિ પોતાને અને અન્ય લોકોના આરોગ્યને જોખમમાં મુકે છે કોવિડને લગતી માર્ગદર્શિકાઓને દોહરાવીને ચૂંટણી પંચે આ માર્ગદર્શિકાનું ચુસ્ત રીતે પાલન કરવામાં રાજકીય પક્ષોનો સહકાર માગ્યો છે

આજે સવારથી જ મતદાન માટે ઘણા મતદાન મથકોએ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે

બંગાળ વિધાનસભાની આઠ તબક્કામાં યોજાનારી યૂંટણી મુક્ત અન્ય ન્યાયી રીતે યોજાય તે માટે સલામતીની કડક વ્યવસ્થા કરવામાં આવી છે

હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનવાના સમાચાર નથી તમામ મતદાન મથકો પર સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે બીજી તરફ ફય બિહાર જિલ્લામાં ફાયરિંગના બે અલગ અલગ બનાવોમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે યૂંટણી પંચે આ ઘટના અંગે અહેવાલ માંગ્યો છે

નીતિ આયોગ નીતિ આયોગ દ્વારા આજે સૌ પ્રથમવાર દેશની ઓનલાઇન ડિસ્પ્યૂટ રીસોલ્યુશન હેન્ડબ્રક એટલે કે ઓનલાઇન વિવાદ નિવારણ હેન્ડબુક લોન્ય કરશે

ડી આર એ અદાલતની બહાર થતાં વિવાદોનું નિરાકરણ છે જેમાં નાના અને મધ્યમ કેસોનો ડિજીટલ માધ્યમથી વાટાઘાટો મધ્યસ્થી અને લવાદ જેવી વૈકલ્પિક પધ્ધતિથી નિરાકરણ લાવવામાં આવશે સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ ડી

ચંદ્રચૂડ સ્વાગત પ્રવચન સાથે આ હેન્ડબુકનું લોન્ચિંગ કરશે ભારતીય રેલવે ભારતીય રેલવેએ જણાવ્યું છે કે હાલ દેશમાં રેલવે સેવા બંધ કરવાની કે ઘટાડવાની કોઈ યોજના નથી નવી દિલ્ફીમાં પત્રકારો સાથે વાત કરતાં રેલવે બોર્ડના અધ્યક્ષ સુમિત શર્માએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્યમાં ટ્રેનોના આવન જાવન બંધ કરવા કે ઘટાડવા માટે કોઈ જ સૂચના મળી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે બધી જ ટ્રેનો ઉપલબ્ધ છે

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એનએમસી ના મુખ્ય ફાયર અધિકારી રાજેન્દ્ર ઉચકેએ જણાવ્યું હતું કે હોસ્પીટલના બીજા માળે આવેલા આઈસીયુના એસી યુનિટથી આગ શરૂ થથી હતી આગ તે માળ સુધી જ સીમિત રહી અને વધુ ફેલાઇ નહીં મળેલ માહિતી મુજબ આ આગમાં બે પુરુષો અને એક મહિલાના મોત નીપશ્યા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવોએ અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રોએ આ અંગેના આદેશો જાહેર કર્યા છે આ પહેલાં રાયપુર તથા દુર્ગ જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરાયું છે અમારા સંવાદદાતા જણાવે છે કે હવે છત્તીસગઢ રેલવે તથા વિમાન દ્વારા આવનારા બધા જ મુસાફરોને આર

ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે રાયપુર જિલ્લા વહીવટીતંત્રે પાટનગર રાયપુરમાં આવેલા ઇનડોર સ્ટેડિયમને કામચલાઉ ધોરણે કોવિડ સારવાર કેન્દ્રમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

અમદાવાદમાં વધતા જતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આકાશવાણીના પ્રતિનિધી જણાવે છે કે અગાઉ આ હોસ્પિટલમાં પાંચસો પથારી કોવિડ દર્દીઓ માટે જ્યારે બાકીના અન્ય રોગોથી પીડિત લોકો માટે હતી

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે